તેમણે કહ્યુ કે કોરોના સામેની આપણી લડાઈ લાંબી ચાલવાની છે ત્યારે હારી કે થાકીને બેસી જવા કરતા કેટલાક નિયમોના પાલન સાથે રોજીંદી પ્રવૃતિઓ કરીને કોરોના સામે માનસિકતા કેળવવી પડશે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર તથા હોસ્પિટલ તબીબી સ્ટાફ દ્રારા દર્દીઓને શુ ભે ચ્છાઓ આપવામાં આવી હતી

નેહ્લ ઠકકર ઓડ ઈવન જોગવાઈ રાજયમાં આવશ્યક ચીજવસ્તુ ઓનું વેચાણ કરતી કે આવશ્યક સેવાઓ સાથેસંકળાયેલી દુકાનોને ઓડ ઈવનની જોગવાઈઓ લાગુ પડશે નહી રાજ્ય સરકારના આ નિર્ણયની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતું કે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનો નિયમિત રીતે દરરોજ યાલુ રાખી શકાશે

જેથી રાજય સરકારે લોકડાઉનના આ સમયમાં રાજયમાં થાળે પડતી જતી પરિસ્થિતિને અનુ લક્ષીને નિર્ણયો કરવાનો વ્યુ ્ અપનાવ્યો છે નેહલ ઠકકર રાજય સરકાર હાઈવે રાજ્ય સરકારે રાજ્યના હાઈવે પર આવેલા પેદ્રોલ પંપ માટે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે